વિરોધપક્ષે વિવિધ મુદે આજે પણ દેખાવો ચાલુ રાખતાં લોકસભા બપોરે સુધી અને રાજયસભા લે વાગ્યા સુધી મુલાતવી રહી હતી અધ્યક્ષ સુશ્રી સુમિત્રા મહાજનને ઘોધાટ થતાં જ ગુહની કાર્યવાહી મોક્રક રાખી હતી રાજયસભામાં પણ વિરોધપક્ષે દેખાવો કર્યા હતા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ગૃહમાં સતત અવરોધોને કારણે આજે બપોરે પક્ષનાં નેતાઓની બેઠક બોલાવી છે

શાહ માહેલ આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે આરોગ્ય કમિશનર શ્રીમતી જયંતી રવિએ ગઇકાલે ગાંધીનગરમાં આ માહિતી આપતાં જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાઓની ઝૂંબેશ અંતર્ગત રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિવિધ કાર્યક્રમો યોજાશે રાજ્યની વિવિધ જિલ્લાની હોસ્પિટલોમાં નન્હી પરી અવતરણ ને હર્ષોલ્લાસથી વધાવાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સિવિલ હોસ્પિટલ અમદાવાદ જઇને દિકરીના પરિવારજનોને એક તરફ લક્ષ્મીજી અને બીજી તરફ સરસ્વતી માની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો અર્પણ કરશે અને મમતા કીટ અર્પણ કરીને દીકરીના જન્મને વધાવશે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ જશે આજ રીતે વિધાનસભાના અધ્યક્ષ અને મંત્રી મંડળના સભ્યો સમગ્ર રાજ્યમાં અલગ અલગ હોસ્પિટલોમાં જઇને દીકરીના અવતરણના ઓવારણા લેશે

ગાંધીનગર ખાતે રાજયકક્ષાનું મહિલા સંમેલન યોજાશે

આ ઉપરાંત ગાંધીધામ આદિપુરની જમીનોમાં આધુનિક પદ્ધતિથી તુરંતમાં સર્વે કરાવાય અને તમામ જમીનો રાજ્ય સરકાર ફસ્તક જ લઇ લેવાય તે તેવી માંગ કરાઈ હતી

મહિલા સંમેલન માટે ભુજ આવનારી મફિલાઓને સંમેલનના સ્થળે પફોંચાડવા એસ

જે અંગે એક સમીક્ષા બેઠકનું આયોજન કરાયું છે જેમાં જિલ્લાના એસ

જે અંતર્ગત આ બસોની ફાળવણી કરવા માટે એસ ટી તંત્રે આનુષાંગીક તૈયારીઓ પણ આરંભી દીધી છે

અને આજે સાંજ સુધીમાં આ પાછી ટપ્પર ડેમમાં પહોચી આવવાની ધારણા સરદાર સરોવર નિગમ અને જિલ્લાના સિંચાઈ વિભાગના સુત્રોએ વ્યકત કરી છે

આ જથ્થાને ટપ્પરકેમમાં સંગ્રહિત કરી રાખીને પાણી પુરવઠા વિભાગની માંગણી મુજબ પાણીના જથ્થાની ફાળવણી કરાશે